તથા પ્રત્યેક મૃતકોના વારસને રૂ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ ફોસ્પિટલની આ આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને તાત્કાલિકભરૂચ પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે

ભુજ ખાતેના વ્યાયામ શાળામાં ભુજ અર્બન સેન્ટરના મેડીકલ ઓફીસર ડો

અમારા પ્રતિનિધિ શ્રી રામજી મેરીયાની યાદીમાં જણાવાયું છે